ઉપરાંત હોસ્પિટલની વ્યવસ્થા અને વ્યવસ્થિત યલાવવા માટે પણ આર્થિક સફયોગ પ્રદાન કરશે આજે ભુજ ખાતે શ્રી કચ્છી લેવા પટેલ એજયુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંયાલિત જ્ઞ રપ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થનાર શ્રી કે

પટેલ સુ પર સ્પેશિયાલીટી હોસ્પિટલના કાર્યક્રમનું ખાતમૂ હૂ ર્ત કર્યા બાદ સંબોધી રહ્યાં હતાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે દાતાઓ અને શ્રેષ્ઠીઓના સહયોગથી સુ પર સ્પેશ્યાલિટી હોસ્પિટલના નિર્માણની સાથે કચ્છ જિલ્લામાં આરોગ્યની સેવાઓ વધુ સુગમ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રી ધર્મનંદનદાસજીએ આશીર્વચન પાઠવી કચ્છ પટેલ સમાજ વધુ ને વધુ સેવાઓના કામો કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા આરતીબેન ભદ્દ મુ ખ્યમંત્રી બિન નિવાસી ભારતીય મુલાકાત બેઠક મુ ખ્યમંત્રી વિજય રૂપાણીની કચ્છની બે દિવસની મૂ લાકાતના આજના બીજા દિવસે ઉમેદભુ વના ભુજ ખાતે યુકે કેન્યા યુગાન્ડા ઓસ્ટ્રેલિયા નૈરોબી સમાજના બિનનિવાસી ભારતીય ઉદ્યોગપતિઓ સાથેની મૂ લાકાત બેઠકયોજાઈ હતી વર્ષોથી વિદેશ સ્થાઇ થયેલા બિનનિવાસી ભારતીય ઉદ્યોગ સાહસિકો દ્વારા વતનના લોકોને પડતી મુશ્કેલીઓમાં આર્થિક યોગદાન કચ્છને પ્રાપ્ત થાય છે તે રીતે ગુજરાતમાં માળખાકીય સુવિધાના કામો ઉદ્યોગો આરોગ્ય સેવાઓ ઉર્જા જેવા મહત્વના ક્ષેત્રોમાં આગળ આવી મૂ ડીરોકાણ કરવા તેમણે આહવાન કર્યુ હતું મુ ખ્યમંત્રીએ કચ્છમાં પીવાના પાણીનો પ્રશ્ન હવે ભૂ તકાળ બનાવી દેવાયો છે તેમ જણાવી કચ્છમાં નર્મદા કેનાલના કામો પણ હવે અંતિમ તબકકામાં હોવાનું ઉમેર્યું હતું કચ્છમાં આંતર રાષ્ટ્રીય હવાઇ સુવિધા વિકસાવવા કાર્ગો સુવિધાનું ફલક વિસ્તારવા પણ લાગણી વ્યકત કરાઇ હતી આરતીબેન ભદ્દ જી

સંસ્થાના કાર્યકરોએ સદગતની સેવાઓને યાદ કરી અંજલી આપી હતી આરતીબેન ભદ્દ હવામાન કચ્છમાં પવનની દિશા ફરી બદલાઈને ઉત્તર તરફ થતાં ઠંડીનું પુનરાગમન થયુ છે જિલ્લાના બધા જ વિસ્તારોમાં તાપમાનનો પારો નોંધપાત્ર રીતે નીયો ગયો છે

ભુજમાં સંસ્કૃત પાઠશાળા ખાતે ગીતાપુજન સાથે ગીતષ્ઠ પઠન પરીક્ષા લેવાઈ હતી જેમાં હિન્દુ મુ સ્લીમ બાળકોએ પરીક્ષા આપી હતી ગાંધીધામમાં શ્રી કૃષ્ણકૃપા પરિવાર દ્રારા આજથી સત્સંગ સહિતના ત્રણ દિવસ યાલનારા કાર્યક્રમનો પ્રારંભ થયો છે ભુજમાં ઈસ્કીન દ્વારા ગીતાપાઠ હરિનામ સંકિર્તન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આરતીબેન ભદ્દ ઘાસ ચારો પ્રતિબંધ જાહેરનામુ કચ્છ જિલ્લામાં નગરપાલિકા વિસ્તારોમાં રસ્તા પર કે સરકારી જમીનો અને ખાનગી પ્લોટ પર અનઅધિકૃત વ્યકિતઓ દ્વારા અનઅધિકૃત રીતે ધાસયારો વેંચવામાં આવતો હોવાનું ધ્યાને આવેલ છે આ વ્યકિતઓ દ્વારા એક જગ્યાએ ઢોરો એકત્ર કરી ગ્રાહકોને ઘાસયારો વેંચી એકત્ર કરેલ ઢોરોને આપવામાં આવતો હોય છે